પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વન નેશન વન ગેસ ગ્રીડ હેઠળ તમિળનાડુમાં એન્નોર થિરુવલ્લુર મદુરાઈ તુટીકોરીન રામાનાથપુરમ પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું છે

ઉત્પાદન કેન્દ્રી પ્રોત્સાહન યોજના દેશમાં ટેલિકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનને પ્રોત્સાહન આપશે સ્વદેશી ઉત્પાદન દ્વારા મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા ટેલિકોમ અને નેટવર્કિંગ ક્ષેત્રમાં મૂડીરોકાણો આકર્ષવા માટે આ પ્રસ્તાવ મૂક્યો છે મંત્રીમંડળે બાળ સુરક્ષા અને ન્યાય કાયદા હેઠળના સુધારાને પણ મંજૂરી આપી છે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે આ સુધારાઓથી હવે જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અને નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને દરેક જિલ્લામાં આ અધિનિયમ લાગુ કરતી એજન્સીઓની કામગીરી પર દેખરેખનો અધિકાર મળે છે

આનાથી ખેડુતોની આવકમાં વધારો થશે અને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહેશે ગઈકાલે અન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષસ્થાને મળેલી બે આંતર મંત્રાલય સમિતિની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના અંતર્ગત કૃષિ આધારિત પ્રક્રિયા અને જાળવણી માટેના માળખા ઉભાં કરવા માટેની યોજના હેઠળ આ દરખાસ્તો પ્રાપ્ત થઈ છે આ બેઠકમાં રાજ્ય પ્રધાન રામેશ્વર તેલી પણ હાજર રહ્યા હતા

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નાસ્કોમ ટેકનોલોજી અને લીડરશીપ ફોરમને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે સરકાર વૈશ્વિક સ્તરે વિકાસ અને સફળતા પ્રાપ્ત કરવાની ઇચ્છાને સમજે છે

કોરોના રોગચાળા દરમિયાન ભારતની ટેકનોલોજી એ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સાબિત કર્યું છે શ્રી મોદીએ કહ્યું કે જ્યારે આખું વિશ્વ તેમના ઘરની યાર દિવાલો સુધી મર્યાદિત હતું ત્યારે દેશમાં આઇટી ક્ષેત્રે સમાન પ્રોજેક્ટ્સ સાથે ચલાવ્યા છે

અકબર દ્વારા દાખલ ફોજદારી માનહાનિના કેસમાં દિલ્ફીની અદાલતે પૂર્વ પત્રકાર પ્રિયા રામાણીને નિર્દોષ જાહેર કર્યા છે રાઉઝ એવન્યુ જિલ્લા અદાલતમાં અધિક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રવિન્દ્રકુમાર પાંડેએ જણાવ્યું કે શ્રી અકબરનો કેસ સાયો નથી અને રામાણીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે

પ્રતિનિધિ મંડળ કાશ્મીરના બડગામ જિલ્લાના મગમ વિસ્તારમાં ગયું અને ત્યાં કોલેજ પરિસરમાં નવા નિયુક્ત ડીડીસી સભ્યો અને સરપંયોને મળ્યા બાદમાં પ્રતિનિધિ મંડળે શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય કોન્વોકેશન સેન્ટરની મુલાકાત લીધી અને નવા ચૂંટાયેલા ડીડીસી પ્રમુખ અને વિવિધ સિવિલ સોસાયટી જૂથો સાથે બેઠક કરી હતી

કાશ્મીર ખીણમાં કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ ખાસ કરીને પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા પારથી આતંકવાદીઓની ધુસણખોરીના પ્રયાસો અને સંઘર્ષ વિરામના ઉલ્લંઘન વિશે અને સુરક્ષાની પરિસ્થિતિ વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા આવતીકાલે તેઓ જમ્મુની મુલાકાત લેશે અને ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ઉપરાંત કેટલીક સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓની સાથે બેઠક કરશે

ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્રના પ્રયત્નોની પ્રશંસા કરતાં શ્રી ગેહલોતે કહ્યું કે કેન્દ્ર સરકાર દિવ્યાંગજનના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે

આ નવી ડિક્શનરીમાં શૈક્ષણિક કાનૂની વહીવટી તબીબી તકનીકી અને કૃષિ સહિતના પારિભાષિક ચિ ન્હ સહિત રોજિંદા ઉપયોગના ચિ ન્હ સામેલ છે શબ્દકોશમાં દેશના જુદા જુદા ભાગોમાં વપરાયેલ પ્રાદેશિક ચિન્હ પણ છે

મંત્રાલયે જણાવ્યું કે અગાઉ આંધ્રપ્રદેશ આસામ હરિયાણા હિમાચલ પ્રદેશ કર્ણાટક કેરળ મધ્યપ્રદેશ ઓડિશા પંજાબ રાજસ્થાન તામિલનાડુ અને તેલંગાણામાં પણ આ સુધારા પૂર્ણ થયાના અહેવાલ છે

ડ્રાફ્ટ બ્લુ ઇકોનોમી પોલિસી દસ્તાવેજમાં દેશમાં ઉપલબ્ધ દરિયાઇ સંસાધનોનો ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચનાની રૂપરેખા આપવામાં આવી છે નીતિ દસ્તાવેજનો હેતુ ભારતના જીડીપીમાં દરિયાઈ અર્થવ્યવસ્થાના યોગદાનને વધારવા દરિયાકાંઠાના સમુદાયોનું જીવન સુધારવા દરિયાઇ જૈવવિવિધતા જાળવવા અને દરિયાઇ ક્ષેત્રો અને સંસાધનોની રાષ્ટ્રીય સુરક્ષા જાળવવાનું છે